આજે સાંજે દેશભરના ચોકીદારો સાથે ઓડિયોબ્રિજ દ્વારા સંવાદ કરતાં જજ્ઞાવ્યું કે બાલાકોટમાં સ્ટ્રાઇક કરવામાં આવી પરંતુ ભારતના કેટલાકને દુખ થયું છે તે આશ્વર્યની વાત છે તેમણે કહ્યું કે આજે દરેક ભારતીયને દેશ માટે જાન આપવા તત્પર રહેતાં આપજ્ઞાં સેનાના જવાનો ઉપર ગૌરવ છે તેમજ્ઞે વધુમાં જજ્ઞાવ્યું કે કેટલાક છેલ્લા મહિનાઓ દરમિયાન કેટલાકે હીત ધરાવતાં તત્વોએ ચોકીદાર વિરૂદ્વ ગેરસમજ ફેલાવવાનું અભિયાન હાથ ધર્યું છે પ્રધાનમંત્રીએ એનડીએ સરકાર દ્વારા ખેડૂતો ગરીબોના કલ્યાજ્ઞ માટે લીધેલા પગલાંઓની માહીતી આપી હતી

શ્રી રાહુલ ગાંધી આજે ઇમ્ફાલમાં મક્ષિપુર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ સોસાયટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા આ મુજબ જજ્જાવ્યું હતું ઉપરાંત એક ટવીટ સંદેશમાં શ્રી રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રોજગારી પેદા કરવાની નીતીને વખોડી કાઢી હતી

અને તેજ્ઞે વેપારી અને લોકોના લાભમાં ઘજ્ઞીબધી સમસ્યાઓ સર્વસંમતિ મેળવીને હલ કરી છે ટ્રવીટર પર વિડિયો સંદેશામાં શ્રી જેટલીએ કહ્યું કે જીએસટી કાઉન્સિલના સફળતાપૂર્વક પ્રયોગનો અન્ય ક્ષેત્રોમાં પણ ઉપયોગ કરવાની આવશ્યકતા છે તેમજ્ઞે કહ્યું કે ખેડૂતોને મદદરૂપ થવા અને આંતરમાળખું વિકસાવવા તથા આરોગ્ય કેન્દ્રોના સંકુલો માટે કેન્દ્ર સરકાર કૃષિપ્રામ્યવિકાસ અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં મોટો ખર્ચ કરે છે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં ચૂંટણીતંત્ર દ્વારા વિજાણું મતદાન યંત્ર ઈવીએમ તથા મતદાતા પુષ્ટિ પત્ર મશીન વિવીપેટના પ્રથમ તબક્કાનું ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે

આશૂતોષ અંતાણી ધૂળેટી પર્વ સમગ્ર કચ્છ જિલ્લામાં ગઈકાલે હોળીનું પર્વ ઉજવાયા બાદ આજે રંગોનો તહેવાર ધુળેટીના ધુળેટીની સમગ્ર રાષ્ટ્રને રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવશે ખાસ કરીને નાના બાળકો તેમજ યુવાનોમાં ધુળેટી પર્વ ઉજવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તથા ઉપ રાષ્ટ્રપતિ શ્રી વૈંકેથા નાયડુએ દેશવાસીઓને ધૂળેટી પર્વ નિમિત્તે શુલેચ્છાઓ પાઠવી છે અત્રે ઉલ્લેખનીય છે કે યાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પાણીની તંગી હોવાથી લોકોને ધુળેટીનું પર્વ વિવેકપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે દરમ્યાન અંજાર ખાતે દર વર્ષે યોજાતા ઈશાક્યન્દ્રના લગ્ન મહોત્સવનું આજે સમાપન થશે

માતાના મઢ ઉપરાંત જિલ્લાભરના માતાજીના મંદિરોમાં નોરતા દરમિયાન અનુષ્ઠાન પૂજન અર્ચન રાસ ગરબા શકાદય ચંડીપાઠ પઠન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આ ટેસ્ટ યોજવામાં આવશે